પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

ભાગીદારીથી હોટલ વિકસાવાશે શિક્ષણવિદ્ અને દેશની અખંડિતતા માટે બલિદાન આપનાર ડોક્ટર

છેલ્લા યોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે

આજે સવારે સાત વાગ્યા સુધીમાં કુતિયાણા વિસાવદર અને મેંદરડામાં આઠ ઈંચ જેટલો કેશોદ સુત્રાપાડા અને ભાણવડમાં સાત ઈંચ જેટલો ટંકારા અને માણાવદર છ ઈંચ અને વંથલીમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે

જેને પગલે શનિવારે રાતથી શહેરમાં વરસાદ જામ્યો હતો અને રવિ વારે પણ આખો દિવસ વરસાદ વરસ્યો હતો આગામી બે દિવસ પણ હજુ વરસાદ રહેશે

ડી આર એફ ની એક ટુકડી ભુજ ખાતે પહોંચી ગઈ છે અને જ્યાં વરસાદ આફત બને ત્યાં તેને તાબડતોબ મોકલી અપાશે ભુજ ખાતે કાર્યરત ડિઝાસ્ટર મામલતદાર સી આર

પ્રજાપતિ દરમિયાન હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે આગાહી અનુસાર રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા અને ગિરસોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી શકે છે કચ્છ જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી અને દીવમાં પણ કેટલાંક સ્થળોએ ભારે વરસાદ થવાની ચેતવણી અપાઈ છે

ઉભી મોલાત ઉપર માંગ્યા મેહ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે

રાજકોટ જિલ્લામા વરસાદને કારણે ઊભી થનારી આકસ્મિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને એનડીઆરએફની એક ટ્રકડી તૈનાત રાખવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયા સોના જેવો વરસાદ થતાં જિલ્લાના ખેડૂતોએ કરેલા વાવેતરને ફાયદો થશે ખરા સમયે વરસી રહેલા વરસાદથી જિલ્લાના કપાસ મગફળી તલ ધાસયારો શાકભાજી સહિતના ખરીફ પાકોને ફાયદો થશે

રાજકોટ જિલ્લામાં કોરોનાવાયરસના વધતા સંક્રમણને ધ્યાને રાખીને જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લામાં આવતીકાલથી ચા અને પાનની દુકાનો બંધ રાખવા તેમજ સવારે સાત થી બપોરે ચાર વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવા નો નિર્ણય લેવાયો હતો આ નિર્ણય રાજકોટ શહેરમાં લાગુ પડયો નહોતો

જી

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા બપોરે ડ્રો દ્વારા ઓદ્યોગિક વસાહતના પ્લોટની ફાળવણી કરાશે

ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા વેરાવળ ખાતે તોરણ હોટેલમાં નવ કરોડના ખર્ચે પી પી ધોરણે વધુ સગવડ આપવા માટે મંજુરી આપવામાં આવેલ છે પ્રવાસન મંત્રી શ્રી જવાહર ચાવડાએ વધુ વિગત આપતાં જણાવ્યુ કે પર્યટન સંબંઘિત વ્યાપારી પ્રવૃતિઓનો વિકાસ કરીને રહેવાની વ્યવસ્થા અને બોર્ડિંગ જેવી વિવિધ સુવિધાઓ આપશે કોર્પોરેટ પ્રવાસીઓ માટે કોન્ફરન્સ હોલ બોર્ડ રૂમમહેમાનો માટે વ્યવસાયિક મીટીંગ રૂમકોર્પોરેટ ઇવેન્ટ માટે હોલતેમજ ભોજન સમારંભ અઘતન કિચન પૂર્ણ પાડવામાં આવનાર છે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ આવેલાં ઐતિહાસિક સ્મારક આજથી પ્રવાસીઓ માટે ખૂલ્લામાં આવ્યાં છે તે અનુસાર મહેસાણા જિલ્લાના મોઢેરા સ્થિત સૂર્યમંદિર પણ આજથી પ્રવાસીઓ માટે ખૂલ્લુ મૂકવામાં આવ્યું છે પ્રવાસીઓએ ટિકીટનું ઇ બુકિંગ કરાવવું પડશે તેમજ માસ્ક સોશ્યલ ડિસ્ટન્સિંગ સેનેટાઇઝર સહિતની શરતોના પાલન સાથે પ્રવાસીઓને પ્રવેશ આપવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે

સી સી ગુજરાત ડાઈરેક્ટોરેટ દ્વારા આજથી અમદાવાદમાં એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પનો પ્રારંભ થયો છે

કર્નલ અવેશપાલ સિંઘે એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પનો હેતુ આ રીતે સમજાવ્યો

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય તથા જિલ્લા મથકોએ સદગતને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા

પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ઘરવિહોણા લાભાર્થીઓ તથા કાયા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારો ને પાયાની સુવિધા સાથે નું પાકું આવાસ પૂરું પાડવાનો પ્રધાનમંત્રી નો મુખ્ય ઉદ્દેશ્ય ડાંગ જિલ્લામાં સિદ્ધ થઇ રહ્યો છે